જયારે રાજયના દશ તાલુકાઓમાં ચાર ઈંચ થી નવ ઈંચ સુ ધીનો વરસાદ વરસ્યો છે સૌથી વધુ કચ્છ જિલ્લાના અબડાસા તાલુ કામાં નવ ઈંચ અને રાજકોટના ગોંડલ તાલુ કામાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે

જિલ્લામાં સરકારી ગાઈડ લાઈનના યુસ્તપણે અમલ સાથે પરીક્ષાઓ યોજાઈ રહી છે

અત્રે જણાવીચે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્યતર માધ્યમિત બોર્ડ દ્રારા દર વર્ષે જુલાઈ માસમાં પુ રક પરીક્ષાઓ યોજાતી હોય છે પરંતુ યાલુ વર્ષે કોરોના મહામારીને પગલે પરીક્ષા ઠેલતા તેનું આયોજન ઓગષ્ટ માસમાં કરાયુ છે